દેશને કોરોના મુકત કરવા સાવચેત રહેવા યુવાનોને અનુરોધ કર્યો

બિહાર અને આસામમાં પુરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બયાવ કાર્ય પુરજોશમાંચાલી રહ્યું છે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસીંહ તોમરે ગ્વાલીયર યંબલ નદીના કોતરોના વિસ્તારને કૃષિ યોગ્ય બનાવવા આજે વિશ્વ બેંકના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી દેશભરમાં આજે કારગીલ વિજય દિવ્સનીની ઉજવણી કરાઇ

તેમણે દેશને કોરોના મુકત કરવા સાવચેત રહેવાનો યુવાનોને અનુરોધ કર્યો

તોમર કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસીંહ તોમરે ગ્વાલીયર ચંબલ નદીના કોતરોના વિસ્તારને કૃષિ થોગ્ય બનાવવા આજે વિશ્વ બેંકના અધિકારીઓ સાથે એક બેઠક થોજી હતી

કૃષિ પર્યાવરણમાં સુધાર ઉપરાંત લોકોને રોજગારના અવસર મળતા આ ક્ષેત્રનો વિકાસ થશે શ્રી તોમરે કહયું કે આ વિસ્તારમાં વિકાસની ઘણી સંભાવનાઓ રહેલી છે